મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે રાજ્યની જનતાને વિજયાદશમીના ઉત્સવની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે વિજયાદશમી એ દૈવી શક્તિના અનિષ્ટ તત્વો પરના વિજયનું પ્રતીક છે આથી આ તહેવારની ઉજવણી પૂર્ણ ઉમંગ સાથે સમગ્ર જનસમાજ દ્વારા કરવામાં આવે છે

આજે આવાસ મેળવનારા લાભાર્થીઓના જીવનમાં આજનો દિવસ સીમાચિન્હ પુરવાર થશે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ કહ્યું હતું કે રોટી કપડા મકાન જેવી રાજ્યના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ રાજ્ય સરકારની સદૈવ પ્રથમ પ્રાથમિકતા રહી છે જેને સત્વરે સાકાર કરવા માટે રાજ્યસરકાર શક્ય તમામ પ્રયત્નો કરી છૂટશે રાજયના નાગરિકોને ઘરઆંગણે રોજગાર તથા સામાન્ય સવલતો મળે તે માટે રાજયસરકાર સૌનો સાથ સૌનો વિકાસ ના મંત્રને યરિતાર્થ કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નયા ભારત ના નિર્માણમાં રાજ્ય સરકાર અગ્રેસર રહી છે

ઇ ડી

મુખ્યમંત્રીશ્રીએ આ તમામ આવાસો માટેનો કમ્પ્યુટરાઇઝડ ડ્રો પણ કરાવ્યો હતો તથા આવાસ બાંધકામ યોજનાની સહાયના ચેકનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું શસ્ત્રપૂજન સમગ્ર રાજ્યમાં આજે દશેરાનું પર્વ ફર્ષોલ્લાસના વાતાવરણમાં ઉજવાઇ રહ્યું છે આજે રાજ્યમાં અનેક સ્થળોએ શસ્ત્રપૂજા અને રાવણદહનના કાર્યક્રમો યોજાયા હતાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડ઼ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ નાગરિકોને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી છે દશેરા નિમિત્તે મહીસાગર જિલ્લા રાજપૂત યુવા સંગઠન દ્વારા શસ્ત્રપૂજન ના કાર્યક્રમ નું આયોજન ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં રાજપૂત સમાજ હોલ લુણાવાડા ખાતે કરવામાં આવ્યું હતું દીપ પ્રગટ્યા અને મહાનુભવોના સન્માન કર્યા બાદ તમામ શસ્ત્રો નું ગુજરાત ના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા શાસ્ત્રોક્ત વિઘિથી પૂજન કરવામાં આવ્યું હતું શસ્ત્ર પૂજન પહેલા સમગ્ર મહીસાગર જિલ્લાના રાજપૂત સમાજની એક વિશાળ શોભા યાત્રા લુણાવાડા રાજમહેલ થી નીકળી હતી અને આ શોભા યાત્રા લુણાવાડા ના રાજમાર્ગ પર થઈ રાજપૂત સમાજ હોલ ખાતે પહોંચી હતી અને આ શોભા યાત્રા દરમ્યાન રાજપુત સમાજ ના યુવાનો દ્વારા શસ્ત્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લુણાવાડા ના રાજવી સિદ્ધરાજસિંહ સહિત મહીસાગર જિલ્લાન રાજપૂત સમાજનાં યુવાનો બહેનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારના મુખ્ય પોલીસ સ્ટેશને પોલીસ અધિકારી તેમજ ઉપસ્થિત સર્વે પોલીસ સ્ટાફ સાથે શાસ્ત્રોક વિઘિ પ્રમાણે શસ્ત્રોની પૂજા અર્ચના કરવામાં આવી હતી

બોટાદ તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા આજે દૃશેરના પવિત્ર દિવસે શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાળીયાદ રોડ શાંતિવન સોસાયટી થી કેસરી સાફા સાથે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના લોકો દ્વારા ભવ્ય બાઈક રેલી કાઢવામાં આવી હતી જેમાં જય ભવાની ના નારા યુવાનો દ્વારા લગાવામાં આવ્યા હતા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધીથી શસ્ત્રપુજન કરાવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ટ્રાફિક ના જે નવા નિયમો આવ્યો છે તેમાં ખાસ કરીને હેલ્મેટ ફરજિયાત છે ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના પ્રમુખ સહિત અન્ય લોકો દ્વારા હેલ્મેટ ની પણ પૂજા કરવામાં આવી હતી આ શસ્ત્રપુજન કાર્યક્રમમાં રાણપુર બોટાદ અને ગઢડા શહેર તેમજ તાલુકામાંથી રાજપુત સમાજના ભાઈઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા પાટણ શહેરમાં આવેલ રાજપુત છાત્રાલય ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજપૂત સમાજના ભાઈઓએ ધાર્મિક વિધિ સાથે પોતાના શસ્ત્રોનું પૂજન કર્યું હતું અને શહેરમાં આવેલ રાજા સિદ્ધરાજની પ્રતિમાને પુષ્પાંજલી અર્પવામાં આવી હતી આ પ્રસંગે શાસ્ત્રી દિપકભાઈ ભદ્દ દ્વારા પૂજન અર્ચન અને મંત્રોચ્યાર સાથે રાજપૂત સમાજના ભાઈઓને તલવાર રિવોલ્વર બંધુક કટાર જેવા શસ્ત્રોનું પૂજન કરાવ્યુ હતું

તો દાહોદમાં પણ રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું જેમાં કરણી સેના મધ્યપ્રદેશના અધ્યક્ષ ઠાકુર જીવનસિંહ અને ઠાકુર મહેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા આ પૂજન પ્રસંગે યુવકોએ તલવારબાજીના વિવિધ કરતબો પણ બતાવ્યા હતા અને રાજ સમાજ દ્વારા બાઇક રેલી પણ થોજાઇ હતી સાબરકાંઠા પોલીસ દ્વારા પણ શસ્ત્રપૂજા અને ઘોડાનું પૂજન કરાયું હતું જેમાં પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલિકે પૂજા કરી હતી ભાવનગરમાં ઇન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા ડોક્ટર હોલ ખાતે તબીબો દ્વારા શસ્ત્રો અને તબીબી સાધનોની પૂજા કરવામાં આવી હતી જેમાં ડોક્ટર કાનાણી શ્રી ઘનશ્યામ પટેલ સહિત અનેક ડોક્ટરોએ તબીબી સાધનોની પૂજા વિધિ કરી હતી સુરત શહેરમાં રામલીલા મેદાનમાં દશેરાના દિવસે વાતાવરણમાં અયાનક પલટો આવતા ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેથી રાવણ દહન માં વિઘ્ન ઊભું થયું હતું

જોકે મહામહેનતે તેને ફરી ઊભું કરવામાં આવ્યું હતું અને વરસાદના કારણે સમય કરતા પહેલા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું

દશેરાના દિવસે સાઇકલ ટુ વ્હીલર ફોર વ્હિલર ટેમ્પો ટ્રેક્ટર ઓટો રિક્ષા જેવા વિવિધ વાહનો લોકો દ્વારા ખરીદવામાં આવે છે આજે સવારથી જ તમામ શો રૂમોમાં લોકોની ભીડ જોવા મળી હતી વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી દશેરાના દિવસે ફાફડા જલેબી માટે સમગ્ર રાજ્યમાં નાના મોટા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા ઘણાખરાએ ગઇકાલથી જ જલેબી બનાવવાનું શરૂ કરી દીધું હતું અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ભાવનગર પાટણ મહેસાણા સિહત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સવારથી ફરસાણની દુકાને ફાફડા જલેબી ખરીદવા લોકોની લાઇનો લાગી હતી ફાફડા જલેબીના ભાવમાં પણ ગત વર્ષ કરતા વધારો કરવામાં આવ્યો છે જો કે રાજ્યના કૂડ વિભાગે કેટલાક સ્થાને દરોડા પાડીને ફાફડા જલેબી મિલ્કશેકના સેમ્પલ ચેક કર્યા છે

સવારથી મીઠાઇ અને ફરસાણથી દુકાનો તેમજ સ્ટોલ ઉપર લાંબી લાઇનો લાગી છે

એરફોર્સ દિવસ એરફોર્સ દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલી ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રાનું આજે સમાપન થયું છે સાયકલયાત્રાનો સાતમી ઓક્ટોબરે ગાંધીનગરમાં વાયુશક્તિનગર ખાતેથી પ્રારંભ થયો હતો જેનો ઉદ્દેશ્ય ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યો હતો

એરમાર્શલ એસ

ઘોટિયાએ કહ્યું હતું માત્ર બે દિવસમાં આટલા લાંબા અંતર સુધી સાઇકલિંગ કરવાની સિદ્ધિ હાંસલ કરવી એ દરેક સહભાગીઓની સહનશક્તિ ક્ષમતા અને લક્ષ્ય હાંસલ કરવાના જુસ્સાનો પુરાવો આપે છે તેમણે દ્રઢતાપૂર્વક કહ્યું હતું કે સાહસિક પ્રવૃત્તિઓ દરમિયાન આવા ગણતરીપૂર્વકના જોખમો લેવા એ સૈન્ય તાલિમની નીતિના મહત્વપૂર્ણ હિસ્સાની રચના કરે છે અંતમાં તેમણે તમામ સહભાગીઓને સન્માનિત કર્યા હતા

યજ્ઞનો સમય સવારે સાડા આઠથી બપોરે એક વાગ્યા સુધી તેમજ બપોરે અઢી વાગ્યાથી સાંજે છ સુધી રહેશે સોમનાથ ટ્રસ્ટના મેનેજરના જણાવ્યા મુજબ ભાગ્યે જ યોજાનારા યજ્ઞો પૈકીનો આ પુણ્યકારી યજ્ઞ છે શિવ યજ્ઞ એટલે કે લધુરૂદ્ર થજ્ઞ મહારૂદ્ર થજ્ઞ અને થજ્ઞનો રાજા એટલે કે અતિરૂદ્ર થજ્ઞ કહેવાથ છે ભગવાન શિવશંકરની પ્રસન્નતા માટે અનેક પ્રકારની પૂજા પદ્ધતિઓ આયરવામાં આવે છે જેમાં મુખ્યત્વે રૂદ્રાભિષેક અતિ મહત્વનો અને શીદ્ર ફલદાથી છે એ બે રીતે થાય છે જેમાં શિવલિંગ ઉપર દૂધ અથવા પાણીથી અભિષેક કરવામાં આવે તે અભિષેકાત્મક અને ઘી અને તલ દ્વારા રૂદ્રમંત્રોથી આહતિ આપવામાં આવે તે હોમાત્મક એ રૂદ્રાભિષેક લધુરૂદ્ર મહારૂદ્ર અને અતિરૂદ્ર પ્રકારે કરવામાં આવે છે વરદાયીની પલ્લી ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં આ વખતે પણ ઘી ધરાવવામાં આવ્યું હતું

આસો સુદ નવમીની રાત્રે રૂપાલની પલ્લીનો મેળો યોજાયો હતો જેમાં ભાવિકોનું મહેરામણ ઉમટી પડ્યું હતું

પલ્લીના માર્ગ પર સી સી ટી વી કેમેરા લગાવવામાં આવ્યા હતા